પ્રધાનમંત્રી શ્રી મોદીએ કચ્છીભાષામાં ટ્વીટ કરી શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે આવનારું નવું વર્ષ બરકતવાળું નીવડે સચરાચર વરસાદ વરસે કચ્છી ભાઈ બહેનો સદાય ખુશ રહે અને સૌનું આરોગ્ય સારું રહે તેવી કચ્છના કુળદેવી મા આશાપુરા પાસે અરજ કરું છું અન્ય એક ટવીટમાં તેમણે કચ્છડો ખલે ખલક મેં જી માસાગર મે મચ્છની વિખ્યાત પંક્તિને ટાંકીને કચ્છીમાં જણાવ્યું છે કે કચ્છના ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસાને સાચવનારી કચ્છની ખડતલ અને ખમીરવંતી પ્રજા દેશ પરદેશમાં વસેલા સવાયા કચ્છી ભાઈ બહેનોને આજે અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષના પાવન અવસરે લાખ લાખ વધાઈ આપું છૂં જ્યારે અંગ્રેજીમાં કરેલા અન્ય એક ટીવીટમાં તેમણે શુભેચ્છા આપતા જણાવ્યું છે કે અષાઢી બીજના ખાસ અવસરે કચ્છી પ્રજાને શુભેચ્છા પાઠવું છું મહાન સંસ્કૃતિ અને શૌર્ય માટે કચ્છી પ્રજા જાણીતી છે નવું વર્ષ આનંદ અને આરોગ્યપ્રદ બની રહે તેવી પ્રાર્થના પ્રધાનમંત્રીશ્રીના આ ટવીટને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ રીટવીટ કર્યો છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ સૌ કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આશુતોષ અંતાણી અષાઢી બીજ શુભેચ્છાઃ સાંસદ વિનોદ ચાવડા કચ્છ મોરબી લોકસભા બેઠક ના સાંસદ વિનોદ ચાવડા એ અષાઢી બીજ કચ્છી નવા વર્ષ ની સૌ ને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે કચ્છ સહિત ગુજરાત અને દેશ વિદેશ માં વસતા તમામ વતન પરસ્ત કચ્છી માડુ સંકલ્પ કે કોરોના વાયરસ ને પરાજિત કરવા માટે ઘટતું કરી છૂટશે

આ અંગે જિલ્લા પંચાયતના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે આવેલા તમામ નવા ચાર પોઝીટીવ કેસ જિલ્લા મથક ભુજમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનોના છે

જખૌથી લખપત અને માંડવી સુધીના દરિયામાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સતત બીજા દિવસે પણ ચરસના વધુ અંદાજે ચારસો પેકેટ મળી આવ્યા છે